જો કે તેમણે કોઇ ગુનાહિત નિવેદન કર્યું હોવાની બાબત નકારી કાઢી હતી તેમના એડવોકેટ કીરીટ પાનવાલાએ તેમના વતી રજૂઆત કરી હતી અને આગામી સુનાવણીમાં હાજરીમાંથી મુક્તિ આપવા રજૂઆત કરી હતી અદાલતે તેમની રજૂઆત અંગે વધુ સુનાવણી દસમી ડિસેમ્બરે રાખી છે અરજદાર અને ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીના એડવોકેટે તેમની રજૂઆતનો વિરોધ કર્યો હતો

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીઘેલાં આ નિર્ણયને પગલે કૃત્રિમ અવયવ કેલિપર્સ કે ધોડી ફાથલારી સિલાઇ મશીન વગેરેની ખરીદી કરવી દિવ્યાંગ માટે સરળ અને સંભવ બનશે

દિવ્યાંગ નાણા અને વિકાસ નિગમની સ્થાપના ઉપરાંત દિવ્યાંગ કમિશનરની નિમણુંક કરવાનો નિર્ણય પણ રૂપાણી સરકારે લીધો છે દિવ્યાંગ પ્રમાણપત્ર આપવાનું કામ જિલ્લાની સિવીલ હોસ્પિટલ કરે છે તેમાં બાવીસ મેડિકલ કોલેજને પણ ઉમેરવામાં આવી છે ભાવનગર જીલ્લાના ગારીયાધાર તાલુકામાં કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સાબદું બન્યું છે ગારીયાધારના સાંઢખાખરા ગામે બિમાર પડેલા યુવાનને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયો છે જ્યાં તેનું ધનિષ્ઠ તબીબી પરિક્ષણ તથા સારવાર શરૂ કરાયા છે બીજી બાજુ આરોગ્યખાતાની ટ્રકડી સાંઢખાખરા ગામે પહોંચી ગઇ છે અને લોકજાગૃતિ માટે કામ શરૂ કર્યું છે

તાના અને રીરી બહેનોની સમાધિ નજીક યોજાતો આ મહોત્સવ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સંગીતકારોને માણવા માટેનો ઊત્તમ પ્રસંગ ગણાય છે જીલ્લા કલેક્ટર એચ

પટેલના વડપણ હેઠળ સંગીત મહોત્સવ યોજવાનું આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે અરવલ્લી જીલ્લામાં અતિવૃષ્ટિને લીધે ખેતીવાડીને થયેલા નુકશાનની મોજણી શરૂ કરી દેવામાં આવી છે પ્રધાનમંત્રી ફસલ બિમા ચોજના હેઠળ વાવેતરનો વિમો લેનાર પ્રત્યેક ખેડૂતને કલેઇમ મળી જાય તેનું મોનીટરીંગ જીલ્લા કલેકટર ખુદ કરી રહ્યા છે જીલ્લા ખેતીવાડી અધિકારી જે

ઝાલાવાડમાં ધ્રાંગધ્રા ખાતે વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઊજવણીમાં શાળાના બાળકોને સામેલ કરાયા હતા ધુડખર અભ્યારણનું સંચાલન કરતી આ કચેરી દ્વારા વન્યજીવ જ્ઞાનગોષ્ઠિ તથા કવિસંમેલનનું આયોજન ધ્રાંગધ્રા અને દસાડા ખાતે કરાયું હતું કચ્છના નાના રણમાં વસવાટ કરતા વન્યજીવ અને રણમાં ઊગતી વનસ્પતિ વિશેની અયરજભરી માહિતી જાણી શિશુકુંજ સહિતની શાળાના બાળકો ખુશ થયા હતા સ્થાનિક ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાએ પણ ઊજવણીમાં ભાગ લઇ જંગલ ખાતાના અધિકારી તથા કર્મયારીઓનો ઊત્સાહ વર્ધાયો હતો સાપ સહિતના વન્યજીવને આફતમાંથી બચાવનાર પર્યાવરણપ્રેમીઓનું આ પ્રસંગે બહુમાન પણ કરાયું હતું નવસારીમા વાહન દ્વારા ફેલાવાતું વાયુ પ્રદૃષણ ઘટાડવા માટે સાયકલનો ઊપયોગ કરવાની સગવડ શરૂ કરવામાં આવી છે

મોબાઇલ એપ મારફતે સાયકલનું બુકીંગ કરાવનારને સાયકલ અપાય છે અગાઊના જમાનામાં સાયકલ ભાડે આપવાનો ધંધો યાલતો તે મોડેલ નવા સ્વરૂપે નવસારીમાં લાગુ કરવાની પહેલ થઇ છે જેનું અનુકરણ નાનામોટા ગામમાં થાય તો પર્યાવરણજતનનો હેતુ સિધ્ધ થશે ડાંગ જીલ્લામાં આફવા ખાતે યુવા માર્ગદર્શન શિબિર યોજાઇ ગઇ જેમાં ભાગ લેવા વધઇ અને સુબીર જેવા દૂરની સ્થળેથી પણ યુવક યુવતીઓ આવ્યા હતા જીલ્લા રમતગમત કચેરી તરફથી આ કેમ્પમાં ઊગતા ખેલાડીઓ માટે માર્ગદર્શનની વ્યવસ્થા કરાઇ હતી ડાંગના પ્રાંત અધિકારી પ્રાંજલ ગામીને આ શિબિરમાં ભાગ લઇ રહેલા યુવાનોનો ખેલકૃદક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે આગ્રહ કરાયો હતો જ્યારે મનોચિકિત્સક અંકિત રાઠોડે નિષ્ફળતા કેમ પયાવવી તેનું મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન સૌને આપ્યું હતું